પશ્ચિમ બંગાળમાં ફિંસાના પગલે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર ટ્રંકાવ્યો

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં હિંસાના બનાવોના પગલે એક દિવસ વહેલો ચૂંટણી પ્રચાર બંધ કર્યો છે અને આજે રાત્રે દસ વાગ્યા બાદ ચૂંટણી જાફેરસભા પર પ્રતિબંધ લાગુ કર્યો છે પશ્ચિમ બંગાળની નવ બેઠકો માટે આ રવિવારે મતદાન થવાનું છે નવી દિલ્ફીમાં નાયબ ચૂંટણી કમિશનર ચંદ્રભૂષણ કુમારે જણાવ્યું કેચૂંટણી પંચે સૌપ્રથમવાર પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કર્યો છે આ ઉપરાંત ગૃફ વિભાગના અગ્રસચિવ અત્રી ભદ્દાચાર્ય અને સીઆઈડી અઘિક પોલીસ મફાનિયામક રાજીવકુમારને દૂર કરવાના આદેશ આપ્યા છે નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈને જણાવ્યું કે અત્રી ભદ્દાચાર્યને હાલની ફરજમાંથી મુક્ત કરવામાં આવે છે તેમણે મુખ્ય ચૂંટણી અધિકારીની ફરજામાં દખલ કરી છે ગૃફ વિભાગનો ફવાલો મુખ્ય સચિવને સોંપવામાં આવ્યો છે શ્રી જૈને કહ્યું કે રાજીવકુમારને નવી દિલ્ફીના ગૃફ મંત્રાલય ફેઠળ મૂકવામાં આવ્યા છે અને તેમણે આ પદ માટે આજે સવારે દસ વાગે ફાજર થવાનું રહેશે ચૂંટણી પંચે કેળવણીકાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ખંડીત કરવાની બાબતની ટીકા કરી છે ભાજપ પ્રમુખ અમીત શાહે આક્ષેપ કર્યો છે કે પ્રતિમાને ખંડીત કરવામાં તૃણમુલ કોંગ્રેસના કાર્યકરી સંડોવાયેલા છે મંગળવારે તેમના રોડ શોમાં પણ ફિંસા ફેલાવી ફતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મમતા બેનરજી ફિંસાની રાજનીતિ રમતા ફોવાનો આરોપ મૂક્યો છે

કોંગ્રેસ પ્રમુખ રાફુલ ગાંધીએ ગઈકાલે પંજાબના ફરીદકોટ ખાતે જાહેરસભા સંબોધી હતી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ મોટા ઉદ્યોગપતિઓની કરોડો રૂપિયાની લોન માફ કરી દીધી પરંતુ ખેડૂતોની લોન માફ ના કરી કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોની લોન માફ કરાઈ છે બાદમાં લુધિથાણાના મુલ્લનપુર ખાતે એક જાહેર સભાને સંબોધતાં તેમણે જણાવ્યું કે નોટ રદ કરવાના નિર્ણયથી લુધિયાણાના ઉદ્યોગોને અસર થઈ છે હાલ ખેડૂતો ઉદ્યોગો અને બેરોજગારી એ મોટા પ્રશ્નો છે વરિષ્ઠ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મધ્યપ્રદેશના ધાર તથા અલીરાજપુરમાં ચૂંટણી જાફેરસભા યોજી ફતી તેમણે કહ્યું કે ભાજપ માટે રાષ્ટ્રીય સલામતિ સૌથી અગત્યની બાબત છે

મતદાતાઓને આકર્ષવાના આખરી પ્રથાસો વધુ ઉગ્ર બન્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં મિરજાપુરચંત્રોલી અને મઉમાં તથા પશ્ચિમ બંગાળમાં મથુરપુર અને ડમડમ ખાતે જાહેરસભા સંબોધશે ભાજપ પ્રમુખ અમીત શાહ મફારાજ ગંજમાં અને ગોરખપુરમાં રોડ શો કરવાના છે કોંગ્રેસ પ્રમુખ રાફલ ગાંધી ઉત્તરપ્રદેશના કુશીનગર અને બિફારમાં પટણામાં ચૂંટણી સભા સંબોધશે

ધવાયેલાઓને સારવાર આપવામાં આવી છે અને બધાની તબિયત સારી છે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મોટર સાથકલ પર આવેલા તોફાનીઓને પ્રાણી સંગ્રફાલય વિસ્તારમાં બોંબ ફેંક્યો ફતો

મંત્રીઓ પોલીસ મહાનિયામક અને ગુવાહાટીના પોલીસ કમિશનરે સ્થળની મુલાકાત લીધી હતી પોલીસ તપાસ ચાલી રફી છે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ફમલાની ટીકા કરી છે અને જવાબદારને ઝડપી લેવાના આદેશ આપ્યા છે પ્રતિબંધિત સંગઠન ઉલ્ફાએ આ વિસ્ફોટનો દાવો કર્યો છે

દલીપોરા ગામે બાતમીના આધારે કાર્યવાફી કરવામાં આવી ફતી

ફજી અથડામણ ચાલી રફી ફોવાના અફેવાલ છે

સામાન્ય રીતે પહેલી જૂનથી ચોમાસું શરૂ થતું ફોય છે પરંતુ તે પાંચ દિવસ પછી બેસશે

એમ

ડોટ જી ઓ વી

ભારત ફાન્સ ન્યૂઝીલેન્ડ કેનેડા અને અન્ય દેશો દ્વારા ગઈકાલે પેરીસમાં આ અંગે અભિથાન શરૂ કરાયું છે તેમાં ઈન્ટરનેટને વધુ સુરક્ષીત અને અસરકારક માધ્યમ તરીકે જાળવી રાખવા અને આર્થિક તથા સામાજિક સફયોગ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે ત્રાસવાદ જેવી પ્રવૃત્તિથી ઈન્ટરનેટને સુરક્ષીત રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે

બગદાદની એલચી કચેરીએ આકસ્મીક ફરજ સિવાયના કર્મચારીઓને ઝડપથી ઈરાક છોડી જવા જણાવ્યું છે ઈરબીલ ખાતેના દ્રતાવાસે પણ સામાન્ય વિઝા સેવા બંધ કરી છે અને ઈરાકમાં પ્રવાસે ગચેલા તમામ મુસાફરોને ફિંસા કે અપફરણના ભયે તાકિદે અમેરિકા પાછા ફરવા સલાફ આપી છે

અબ્દુલ રફેમાન મક્કી જમાત ઉદ દાવાની આંતરરાષ્ટ્રીય બાબતોની શાખાનો વડો છે તથા ફતફ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન ચલાવે છે ગઈકાલે તેની ધરપકડ કરીને જાફેર વ્યવસ્થા ભંગ કાયદો લાગુ કરાયો છે સરકાર દ્વારા નાણાકીય કાર્યદળ ફેઠળ લેવાયેલાં પગલાંઓની તેણે ટીકા કરી ફતી

એક નીરિક્ષણ સંસ્થાના જણાવ્યા અનુસાર ચીને ગયા મહિને જ વીકીપીડીયાને પ્રતિબંધિત કર્યું હતું